તેમાં ઐતિહાસિક સ્મારકો શિવમંદિર જગેશ્વર મંદિર અને સૈયદશાનો ફ્રબો અને લખપત વિરાસત વિકાસ પરિયોજના અને ભુજથી ગુરૂદ્વારા અને ફોર્ટ પ્લાઝાને જોડતા રસ્તા વગેરે વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું લખપત તાલુકાના સર્વપિતૃતર્પણ ધાર્મિક પ્રવાસન સ્થળ નારાયણ સરોવર અને ત્રિવિક્રમરાથ મંદિર અને નારાયણ સરોવરના પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વથી માહિતગાર કરાયા હતા

પાકિસ્તાનથી આવેલા રણતીડ પૂર્વ કચ્છમાં રાપર ભચાઉ તાલુકાના ગામો તેમજ ભુજ લખપત તાલુકાના સરહદી ગામોમાં પડાવ નાખ્યો હતો

આ દવાથી ઉભા પાક પર વિપરીત અસર થતી હોઇ તેનો માત્ર ખુલ્લા સીમ વિસ્તારમાં જ છંટકાવ કરાય છે

તો વળી ખેતીવાળા વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા તીડ અને તેના બચ્યાના નાશ સાથે મોલાતને નુકસાન ન કરે તેવી દવા છાંટવામાં આવે છે હાલમાં સરવેની કામગીરી સાથે જયાં પણ તીડના બચ્યા દેખાય છે ત્યાં નિયંત્રણ કરાતું હોવાનું તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેકશન ઓફિસર અશોક બારૈયાએ જણાવ્યું હતું

હતા અમરેલી શહેર ઉપરાંત લાઠી ચલાલા બાબરા બગસરા અને સાવરકુંડલામા આ માસ્કનુ આજે વિતરણ કરવામા આવયુ હતું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વઢવાણ વિધાનસભા આયોજિત આ કેમ્પમા મોટી સઁખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દીલીપ ભાઈ પટેલ શહેર પ્રમુખ વિરેન્દ્ર ભાઈ આચાર્ય ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી મૃગેશભાઈ રાઠોડઅનિરુદ્ધ સિંહ પઢિયાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધન પોસ્ટ ઓફિસ ભાઇ બહેનના પવિત્ર સ્નેહના પર્વ રક્ષાબંધન નિમિત્તે રાજ્યમાં અનેક પોસ્ટ ઓફિસે આજે રજાના દિવસે પણ રાખડીઓ સ્વીકારવાનું ચાલુ રાખ્યું છે અને આવેલી રાખડીઓનું વિતરણ પણ કર્યું છે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ટપાલ અધિક્ષક એમ

પરમારે અમારા મોરબીના પ્રતિનિધિને જણાવ્યું કે આવતીકાલે રક્ષાબંધન બળેવ પહેલાં ભાઇઓને રાખડી પહોંચતી થઇ જાય તે માટે આજે અનેક ટપાલ કચેરીઓએ રાખડીઓનું વિતરણ યાલુ રાખ્યું છે

પરંપરાગત રીતે આજના મુક્તિદિનની ઉજવણી કલેક્ટર કાર્યાલય ખાતે સંદીપ કુમાર દ્વારા ધ્વજ ફરકાવી કરવામાં આવી હતી કોરોના મહામારી વચ્ચે આ કાર્યક્રમ સાદગી પુર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ ના તમામ નિયમો મુજબ મર્યાદિત સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા જેમાં સાંસદ મોહન ડેલકરસેલવાસ નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ યૌહાણ જિલ્લા પંચાયત પ્રમુખ રમન કાકવા અને ઉચ્ય અધિકારીઓ હાજર રહિયા હતા કલેકટર સંદીપકુમાર સિંઘે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે પ્રદેશ માં કોરોના મહામારી સામે વ્યૂહાત્મક રીતે કામ કરી સોંથી ઓછો મૃત્યુ દર જાળવી રાખ્યો છે સ્વતંત્ર્ય પર્વ છોટા ઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુર પાવી તાલુકાના મુખ્યમથક જેતપુર પાવી ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કરવામાં આવશે કોરોના થી સંક્રમિત થયેલા સજા થયેલા દર્દીઓ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના યોદ્વાઓનું સન્માન કરવામાં આવશે કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે તા